અને જાહેર પરિવહન વ્યવસ્થા પણ ચાલુ રહી હતી

જાણીતા સંગીતકાર ખથ્યામનું ગઇકાલે રાત્રે લાંબી માંદગી બાદ મુંબઇમાં અવસાન થયું છે

ભારતના કિદામ્બી શ્રીકાંત બી સાઇ પ્રણીત અને એય

ડબલ્યુ

ગઇકાલે શ્રી ટ્રમ્પ સાથે ટેલીફોન પર વાતચીત કરતા શ્રીમોદીએ આતંક તથા ભય વિનાનું વાતાવરણ રચવા તથા કોઇપણ અપવાદ વિના સરહદ પારના આતંકવાદને નાબૂદ કરવાના મહત્વ ઉપર ભાર મૂક્વો હતો ભારતે કરેલી કાર્યવાહી તથા ભારત સરકાર વિરોધી પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને તાજેતરમાં કરેલા નિવેદનોના સંદર્ભમાં પ્રધાનમંત્રી મોદીનું નિવેદન આગવું મહત્વ ધારણ કરે છે

વોશીંગ્ટનમાં વ્હાઇટ હાઉસની થાદીમાં જણાવ્યું છે કે શ્રી ડોનાલ્ડ ટ્રમ્પે દક્ષિણ એશિયા વિસ્તારમાં શાંતિ જાળવી રાખવાનું તથા તનાવ ઘટાડવાના મહત્વ ઉપર ભાર મૂક્યો હતો

સીવાને જણાવ્યું છે કે ચંદ્રયાન બે આજે સવારે સાડા નવ વાગે યંદ્રની કક્ષામાં પ્રવેશ કરશે ચંદ્રના ગુરૂત્વાકર્ષણ ક્ષેત્રમાં ચંદ્રયાન પ્રવેશે નઠીત્યાં સુધી યાનમાં જાડાયેલુ એન્જીન તેને આગળ વધારતું રહેશે

આમ કરવાથી ચંદ્રથાન ચંદ્રની ભૂમિ નજીક પહોંચશે

આસામના મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલે આસામમાં રાષ્ટ્રીય નાગરિક નોંધણીપત્ર એન

ના અમલીકરણ સહિત વિવિધ વિષયો પર યર્યા કરી હતી ઉતરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવતે તાજેતરમાં ભારે વરસાદથી ઉત્તરાખંડમાં થયેલ નુકસાનની વિગતો આપી હતી શ્રી રાવતે જણાવ્યું કે ગૃહમંત્રીએ વિસ્તૃત અહેવાલ મોકલી આપવા તથા કેન્દ્ર સરકાર વતી શકથ તમામ સહાયની ખાતરી આપી છે નાગાલેન્ડના મુખ્યમંત્રીએ પણ ગૃહમંત્રીની મુલાકાત લીધી હતી

પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીએ સંયુક્ત સ્વતંત્ર અને લોકશાહી વ્યવસ્થાવાળા અફધાનીસ્તાનની સલામતી તથા હિથરતા માટે ભારતના સમર્થનને દોફરાવ્યું હતું

શ્રી કરઝાઇએ ભારત દ્વારા અફધાનીસ્તાનને આપવામાં આવતા સમર્થન બદલ આભાર વ્યક્ત કર્યો હતો

લાત્વીયાના પાટનગર રીગા ખાતે ત્યાં વસતા ભારતીયોને સંબોધતા શ્રી નાથડુએ જણાવ્યું કે ભારત લાત્વીયા સાથે બધા જ ક્ષેત્રોમાં સંબંધો મજબૂત બનાવવા પ્રતિબધ્ધ છે

જયશંકર ત્રણ દિવસની બાંગ્લાદેશની મુલાકાતે ગઇકાલે ઢાકા પર્ફોચ્યા છે બાંગ્લાદેશના વિદેશમંત્રી એ

અબ્દુલ મોમેને શ્રી જયશંકરને વિમાનમથકે આવકાર્યા હતા શ્રી જયશંકર બાંગ્લાદેશના વિદેશમંત્રી સાથે આજે મંત્રણા કરશે તેઓ આજે બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના સાથે પણ ચર્ચા કરશે

ડી એ સરકારે સત્તાના સૂત્રી સંભાળ્યા બાદ વિદેશમંત્રીની બાંગ્લાદેશની આ પ્રથમ મુલાકાત છે

માહિતી અને જનસંપર્ક વિભાગના નિયામક સૈથદ શેરીશ અસગરે ગઇકાલે શ્રીનગરમાં પત્રકારોને જણાવ્યું હતું કે ગઇકાલે કાશ્મીર ખીણમાં બધી જ સરકારી કચેરીઓમાં રાબેતા મુજબની કામગીરી થઇ હતી તથા શ્રીનગરમાં પ્રાથમિક શાળાઓ ફરીથી શરૂ થઇ હતી તેમણે કહ્યું કે સરકારે હવે માધ્યમિક શાળાઓ પણ ફરીથી શરૂ કરવાનો નિર્ણય લીધો છે જમ્મુના વિભાગીય કમીશનર સંજીવ વર્માએ જણાવ્યું છે કે ટેકનીકલ કારણસર સસ્પેન્ડ કરાયેલી મોબાઇલ સેવા ટુંક સમયમાં ફરી શરૂ કરાશે રાજ્ય સરકારના પ્રવક્તા રોહિત કંસલે જણાવ્યું છે કે શ્રીનગરના ઘણા વિસ્તારોમાં લેન્ઠલાઇન ફોનસેવા ફરી શરૂ કરાઇ છે

પદમભૂષણ તથા સંગીત નાટક અકાદમી પુરસ્કાર વિજેતા ખથ્યામે ત્રિશુલ નુરી અને શોલા ઔર શબનમ જેવી ફિલ્મોમાં નોંધપાત્ર રચનાઓ આપી હતી પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી ગાયિકા લતા મંગેશકરફિલ્મ નિર્માતા મુજફ્ફર અલીએ ખથ્યામના અવસાન બદલ શોકની લાગણી વ્યક્ત કરીને એક સંગીતમય યુગનો અસ્ત થયો છે તેમ જણાવ્યું હતું પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીએ જણાવ્યું છે કે જાણીતા સંગીતકાર ખથ્યામનું અવસાન દુઃખદ છે અને નવી દિત કલાકારોને મદદરૂપ થવાના તેમના માનવતાપૂર્ણ અભિગમથી તેઓ હંમેશા થાદ રહેશે

બેડમીંટન સ્પર્ધાના બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો છે

એવી જ રીતે બી સાઇ પ્રણીતે કેનેડાના જેસન એન્થની હો શુઇકો જ્યારે એય

પ્રણોથે ફીનલેન્ડના એતુ હીનોને પરાજય આપીને બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો છે

ભારતની આશ્વિની પોનપ્પા અને એન સીક્કી રેડી આજે રમાશે

મુંબઇ મેટ્રોપોલીટન રીજીયન ડેવલપમેન્ટ દ્વારા હાથ ધરાનાર ગાયમુખથી શિવાજી યોક કલ્યાણથી તળીજા તથા વડાલાથી સી

આ બનાવોમાં ગંભીર રીતે ઘવાયેલા લોકોને હવાઇમાર્ગે દેહરાદ્રન ખસેડવામાં આવ્યા છે સંબંધીત વિસ્તારોમાં રહાત અને બચાવ કામગીરી યાલી રહી છે

રશિયા સાથે આ પ્રકારની પરમાણુ શસ્ત્ર લઇ જવાની ક્ષમતાવાળી મીસાઇલો અંગેની સમજીતી રદ કર્યા બાદ થોડાક અઠવાડીયામાં આ પરિક્ષણ કરાયું છે